આ લેન્ડ બેનક પોર્ટલને પરિણામે વૈશ્વિક રોકાણકારોને સ્થળ અને જમીનની પસંદગીની પારદર્શી અને ત્વરીત સુવિધા મળતી થશે અને જમીન શોધવા માટે તેમને જે સમય જાય છે તે બચતા વેળાસર પોતાના ઉદ્યોગ ગુજરાતમાં શરૂ કરી શકશે

મહાત્મા ગાંધીજીનું તેમજ મુખ્યમંત્રીશ્રીને કાઈટ ફેસ્ટિવલનું પેઈન્ટિંગ આપવામાં આવ્યું હતું

વિરલ રાણા બાળમૃત્યુ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું છે કે રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલોમાં બાળમૃત્યુ થયા છે તે ઘટનાને રાજ્ય સરકારે સંવેદનશીલતાથી લીધી છે રાજ્યમાં જન્મતા બાળકોને ત્વરિત સારવાર મળે એ અમારા સનિષ્ઠ પ્રયાસો છે

આ કાર્યક્રમમાં સરહદી ગામોની શાળાઓના બાળકોને બીએસએફની બસમાં બેસાડી કોટેશ્વર ખાતે કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા બીએસએફના જવાન અને બળાકો વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામડાના બાળકોએ સાંસ્ક્રતિક કાર્યક્રમો રજૂ કરી તેમની પ્રતિભા દેખાડી હતી આ પ્રસંગે બીએસએફ તરફથી આ શાળાઓના બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી સામગ્ર ભેટ તરીકે આપવામાં આવી હતી

ઉત્તરાયણની ઉજવણી દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા તથા સારવાર આપવા આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી જેમાં સરકારી વિભાગો એનજીઓ તથા જીવદયા ક્ષેત્રની સંસ્થાઓના સહયોગથી તથા લોકોના સહકારથી પક્ષીઓ પ્રત્યે સંવેદના દાખવી કરુણા અભિયાનને વધુ સુધડ બનાવવા અનુરોધ કરાયો હતો